રાષ્ટ્રપતિ કોવિંદ આજે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની યૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે આતંકવાદ ફજુ પણ માનવજાત માટે સૌથી મોટો ખતરો છે

અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે

વાઇબ્રન્ટ હેલ્થ સેક્ટર અંગેના એક વેબિનારમાં બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કોવિડ પરિસ્થિતિ દરમિયાન ટૂંકા ગાળામાં એક મજબૂત આરોગ્ય માળખું બનાવ્યું છે સરકાર અને ખાનગી ક્ષેત્રના સંકલન દ્વારા પ્રયોગશાળાઓનું વિસ્તૃત નેટવર્ક બનાવવામાં આવ્યું છે ભારતના પ્રયાસોની પ્રશંસા કરતાં શ્રી મોદીએ કહ્યું કે કોરોના રોગયાળા દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રે જે શક્તિ બતાવી છે તેની સમગ્ર વિશ્વમાં નોંધ લીધી છે તેમણે કહ્યું કે ભવિષ્યમાં આરોગ્ય આપત્તિને પહોયી વળવા માટે આરોગ્ય માળખાગત સુવિધાને મજબૂત બનાવવી જરૂરી છે સરકાર આરોગ્યના મુદ્દાઓને વ્યાપક વ્રષ્ટિથી જુએ છે અને દૂરના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ માટે આરોગ્ય ક્ષેત્ર વધેલા રોકાણ દ્વારા સંકલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વાસ્થ્ય યોજના વિશે વાત કરતાં કહ્યું કે સંશોધન પરીક્ષણ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં મજબૂત આરોગ્ય તંત્ર બનાવશે લોકોને સ્વસ્થ રાખવા માટે યાર મોરચે એક સાથે કામ થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે રાષ્ટ્રપતિ કોવિંદ ઉદઘાટન સમારોહ પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વય્યે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેય જોશે તેવી અપેક્ષા છે ઉલ્લેખનીય છે કે અમદાવાદના મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ મેયનું આયોજન કરીને ઇતિહાસ રચવાની તૈયારીમાં છે

મોટેરા સ્ટેડિયમની છત પર ફ્લડ લાઇટને બદલે એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાનગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ ગુજરાતના લોકોનો આભાર માન્યો છે ટવીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતમાં મહાનગરપાલિકા ચુંટણીના પરીણામોની સ્પષ્ટ થયું છે કે ગુજરાતના લોકોને વિકાસ અને સુશાસનની રાજનીતી પર અટલ વિશ્વાસ છે

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડૃાએ આ જીતને પ્રધાનમંત્રી મોદીના જનકલ્યાણ અને વિકાસલક્ષી નીતીમાં લોકોના વિશ્વાસની જીત ગણાવી છે તેમણે ગુજરાતની જનતાનો આભાર માનતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી

પાટીલને અભિનંદન પાઠવ્યા હતા કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છોવધુ સમાચાર

જયશંકરે કહ્યું છે કે માનવાધિકાર એજન્ડામાં હજુ પણ આતંકવાદ સહિત અનેક પડકારો છે

તેમણે કહ્યું કે કોવીડ રોગયાળાએ ઘણાં ભૌગોલિક સ્થળોએ પરિસ્થિતિને જટિલ બનાવી દીધી છે આ પડકારોને પહોંચી વળવા આપણે સૌ એ એક થવાની જરૂર છે અને સંસ્થાઓ અને તંત્રમાં આ પ્રકારની આફતોને પહોચી વળવા માટેના ઉપાયોની જરૂર છે જેથી આનો અસરકારક રીતે સામનો કરી શકાય ડોક્ટર જયશંકરે કહ્યું કે આતંકવાદ હજી પણ માનવજાત માટે સૌથી મોટો ખતરો છે અને તે માનવતા વિરુદ્ધનો ગુનો છે તથા માનવ અધિકારનો સૌથી વધુ ભંગ કરે છે તેમણે કહ્યું કે લાંબા સમયથી પીડિત તરીકે ભારત આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહીમાં મોખરે રહ્યું છે ગયા મહિને સામાન્ય સભામાં ભારતે આતંકવાદનો સામનો કરવા માટે આઠ મુદ્દાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો

તેમણે કહ્યું કે દેશમાં સક્રીય કેસોની સંખ્યા દોઢ લાખથી નીચે આવી ગઇ છે

નીતી આયોગના સભય ડોકટર વી

પરંતુ મહારાષ્ટ્ર કેરળના કેટલાક જીલ્લામાં સંક્રમણ વધવા માટે આ બહારના સ્ટ્રેન જવાબદાર હોય તેવો કોઇ આધાર મળ્યો નથી ડોકટર પોલે કોવિડ સંક્રમણ ફેલાતો રોકવા કોવિડ દિશા નિર્દેશોનું યુસ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે આરોગ્ય રાજયો કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોનાનું સંક્રમણ વધી રહેલા જીલ્લાઓમાં આરોગ્યકર્મીઓ તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનું કામ ઝડપી બનાવવા સુયના આપી છે મંત્રાલયે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢને મળેલા પત્રમાં રસીકરણ ઝડપી બનાવવા જણાવાયું છે અને શકથ તમામ આરોગ્ય કર્મીઓ અને અગ્રીમ હરોળના કર્મચારીઓનું રસીકરણ સુનિશ્ચિત કરવા જીલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવા કહ્યું છે ક્રિકેટ મેચ અમદાવાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યાર મેયની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આજથી અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે

ભારતને આશા છે કે ચેન્નઈમાં જીતની ફોર્મ્યુલા આગામી મેચમાં પણ ઉપયોગી થશે

શ્રી તોમરે કહ્યું કે મનરેગા ગ્રામીણ ક્ષેત્રે વૈકલ્પિક રોજગાર ઉપલબ્ધ કરવાની સૌથી મોટી રોજગાર યોજના છે આ વર્ષે લોકડાઉનમાં બેરોજગાર થઇ પોતાના વતન પરત ફરેલા શ્રમિકો માટે મનરેગા મહત્વપુર્ણ રહી છે

યુંટણી પંચ પાંચ રાજયોમાં આગામી વિધાનસભા યુંટણી કાર્યક્રમને અંતીમ સ્વરૂપ આપવા યુંટણી પંચની એક બેઠક આવતીકાલે યોજાશે યુંટણી પંચના નાયબ કમિશ્નર સુદીપ જૈન શુક્રવારે કોલકત્તા જશે અને યુંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ તમીલનાડુ આસામ કેરળ અને પુડુચેરી વિધાનસભાઓનો કાર્યકાળ મે ના અંતમાં અથવા જુનમાં પુરો થઇ રહ્યો છે